તે અંગે મખ્યમંત્રો વિજય રૂપાણીએ વધુ એક વખત ગુજરાત વાસીઓને સ્વસ્થ રહેવા અંગે જણાવ્યં હત કે કોરોના ની સામે લડો રહેવા માટે રાજય સરકાર તમામ મોરચે સજજ છે લોકોને ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની જરૂર છે આ વશ્વિક મહામારી સામે સૌન બાથ ભીડવાની અપીલ મુખ્યમંત્રો શ્રો રૂપાણીએ કરી હતી આરતી ભટ નાયબ મુખ્યમંત્રો નાયબ મુખ્યમંત્રો નીતિન પટેલે પ્રધાનમત્રો નરેન્દ મોદીના કોરોના મહામારી અંગે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં તા

તમજ કોરોના વાયરસથી ગજરાતના નાગરિકોને જરા પણ ડરવાનો જરૂર નથી સરકાર તમામ મોરચ સજજ છે તેમજ આરોગ્ય વિભાગ જીણવટ ભરી દેખરખ રાખીને કેન્દ્ર સરકાર સાથે સંકલન કરી રહયું છે આરતી ભટ ગુજરાત વિધાનસભા ગુજરાત વિધાનસભામાં આજે સતત ચોથા દિવસ વિપક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતો જેમાં ગ્રામ વિકાસ વાહન વ્યવહાર અને નાગરિક પુરવઠા પ્રવાસન અને મત્સ્ય ઉધોગો સહકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રશ્નો ઉપર ચર્ચા હાથ ધરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં ટ્રેકટર ખરીદનો પશ્ન ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ઉઠાવ્યો હતો જે ના જવાબમાં કષિ મંત્રી આર

રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહયું કે રાજયમાં પોઝીટીવ કસનો સંખ્યા પ થઈ છે

જોકે બધાજ દર્દીઓની તબિયત સધારા પર હોવાનું તેમણે જણાવ્યું હતુ

પ્રમૂખ પદેથી જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ કોરોના ના પગલે કચ્છના લોકોન સાવધાની રાખવા અપોલ કરી હતી આજની સભામાં પશુડા ગ્રામ પંચાયતને અલગ કરવા નિર્ણય લેવાયો હતો આતરજીલ્લા પંચાયત ક્રિકટ સ્પર્ધામાં વિજેતા કચ્છની ટીમના ખેલાડીને સન્માનીત કરાયા હતા આરતી ભટ કચ્છમાં કોરોના કેસ કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ચાર શંકાસ્પદ કેસ નોંધાયા હોવાન જાણવા મળેલ છે ગાંધીધામમાં બે પરપ્રાંતિય યુવકો અને લખપત તાલુકાના આશાલડી ગામ ના દંપતિ મકકા મદિનાથી પાછા ફરતાં શંકાસ્પદ લક્ષણો જણાંયા હતા આ ચારે દર્દીઓને ભુજની જી

જનરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે

પોષણ પખવાડીયાના નિર્ધારીત પાંચ ઉપક્રમોને આવરી લઈ કચ્છ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ ઘટક અંતર્ગત વિવિધ આયોજનો થયા હતા

કોરોના વાયરસની ચેતવણી રૂપે ક્રંડા ચકલીઘર વિતરણ કરાયા ન હતા

ભુજ ખાવડા માર્ગ ઉપર આવેલ ભજીયા હાઉસની ચારે બાજુ મોટા વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવી ચકલીઓને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરાઇ હતી પાલારા ખાસ જેલ ગૌશાળા મધ્યે પણ ચકલીઘરો લટકાવવામાં આવ્યા હતા માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે